વરિષ્ઠ કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમની આઈ એ

મીડિયા ભ્રષ્ટાયાર કેસમાં સીબીઆઈએ ધરપકડ કરી આજે અદાલતમાં રજુ કરાશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજથી ફાન્સ સંયુક્ત આરબ અમીરાત અને બહેરિનની મુલાકાતે જશે

ફાન્સે જણાવ્યું છે કે કાશ્મીર એ ભારત પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષી પ્રશ્ન છે

આગામી ડિસેમ્બર સુધીમાં તમામ વાહનો માટે ફાસ્ટેગ ફરજીયાત કરાશે

બી આઈ એ વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ નાણાં મંત્રી પી ચિદમ્બરમની ધરપકડ કરી છે

એન એક્સ મીડિયા કેસમાં નવી દિલ્ફીના જારબાગના તેમના નિવાસ સ્થાનેથી ધરપકડ કરવામાં આવી તેમને સીબીઆઈ મુખ્યમથક ખાતે રાખવામાં આવ્યા છે અને આજે સ્થાનિક અદાલતમાં રજુ કરવામાં આવશે

આ અંગે તેમણે સર્વોચ્ય અદાલતનો સંપર્ક કર્યો પરંતુ અદાલતે કોઈ તાકીદની સુનાવણી કે રાહત આપવા ઈન્કાર કર્યો હતો ન્યાયાધીશ એન વી

શાંતનાગોડર અને અજય રસ્તોગીની ખંડપીઠે અરજીની નોંધણી પછી જ સુનાવણીનો આગ્રહ રાખ્યો શ્રી ચિદમ્બરમના એડવોકેટ કપીલ સિબ્બલે સુનાવણી માટે રજુઆત કરી હતી

સૌપ્રથમ તેઓ ફાન્સના રાષ્ટ્રપતિ ઈમાનુએલ મેક્રોનને પેરિસમાં મળીને વેપાર સલામતિ ઉર્જા ત્રાસવાદ અને દરિયાઈ સહકાર અંગે દ્વિપક્ષી મંત્રણા કરશે તેઓ ફેન્ચ પ્રધાનમંત્રી એડવર્ડ યાર્લ્સ ફીલીપને પણ મળશે

આકાશવાણી સાથેની વાતચીતમાં ફાન્સના રાજદૂત વિનથ મોફન કવાત્રાએ જણાવ્યું કે પ્રધાનમંત્રીની આ મુલાકાતથી દ્વિપક્ષી સંબંધો વિવિધ ક્ષેત્રમાં આગળ વધશે અમારા સંવદાદાતા જણાવે છે કે સાયબર સલામતિ સૌર ઉર્જા મંડળ માહિતી ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે મહત્વના કરારથી દ્રઢ સંબંધો બનશે પ્રધાનમંત્રી બાદમાં સંયુક્ત આરબ અમીરાત જશે

ત્રણ દેશોની થાત્રાએ પ્રસ્થાન કરતા પૂર્વે બહાર પાડેલા નિવેદનમાં શ્રી મોદીએ કહ્યું કે ફાન્સના રાષ્ટ્રપતિ ઈમાનુએલ મેક્રોન અને પ્રધાનમંત્રી ફીલીપ સાથેની બેઠક માટે તેઓ આશાવાદી છે

પ્રધાનમંત્રીએ કહ્યું કે સંયુક્ત આરબ અમીરાતમાં અબુધાબીના પાટણકુંવર શેખ મહંમદ બીન ઝાયેદ સાથે વિસ્તૃત મંત્રણા થશે તથા મહાત્માગાંધીજીની દોઢસોમી જન્મજ્યંતિ પ્રસંગે સ્મારક ટીકીટ બહાર પાડવામાં આવશે શ્રી મોદીએ ઓર્ડર ઓફ ઝાયેદ પુરસ્કારથી સન્માનીત થવા અંગે ગૌરવ દર્શાવ્યું

રાજભવન ખાતે થયેલી બેઠકમાં સલાહકારો અને મુખ્યસચિવ હાજર રહ્યા હતા બેઠકમાં અપાયેલી માહિતી અનુસાર જરૂરી ચીજવસ્તુઓનો પૂરતો પુરવઠો અને જાહેર સેવાઓ રાબેતા મુજબ છે આવશ્યક ચીજવસ્તુઓ સરળતાથી મળી રહી છે કાયદો અને વ્યવસ્થા તથા તે માટે તંત્રની સજાગતાની સમીક્ષા થઈ હતી

આ ઉપરાંત ગામોમાં પાછા વળવાના કાર્યક્રમ પર સમીક્ષા થઈ હતી આ માટે રાજ્યપાલે નાણાં વિભાગને સૂયના આપી હતી કે દરેક જિલ્લાને પાંચ કરોડ તથા વિભાગીય કમિશનરને પાંચ કરોડ રૂપિયા ફાળવવામાં આવે તે દ્વારા દરેક પંચાયતમાં કોઈ એક કામ યાલુ કરવામાં આવે

ગઈકાલે હૈદરાબાદમાં ઇ એસ

મેડીકલ કોલેજ સહ્ હોરેસ્પટલના ઓ પી ડી બિલ્ડીંગ માટે ભૂમિપૂજન બાદ તેમણે કહ્યું કે હાલ સાડા યારસો હોર્ડસ્પટલો છે

ગૃહરાજ્યમંત્રી કિશન રેડ્ડીએ સરકારની પેન્શન યોજના અંગે માહિતી આપી હતી

સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનાની પહેલી તારીખથી નવી ચેતવણી અમલમાં આવશે